ગાંધીનગરમાં વિધાનસભા પરિસર ખાતે પત્રકારો સમક્ષ આ જાહેરાત ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કરી છે પંચનો અહેવાલ ટાંકતા તેમણે ઉમેર્યું હતું કે ગોધરા કાંડ પછી ના તોફાનોમાં ત્યારના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઇ સંડોવણી જણાઈ નથી તપાસ પંચે નિષ્કર્ષ પર આવવા માટે પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી મોદીનું નિવેદન લીધું છે તપાસપંચના તારણોમાં કલીનચીટ મેળવનાર નેતાઓમાં પૂર્વ ગૃહમંત્રી સ્વ હરેન પંડયા પૂર્વ મંત્રી ભરત બારોટ અને પૂર્વ મંત્રી સ્વ અશોક ભદ્દનો સમાવેશ થાય છે પંચે નોંધ્યું છે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ અહેસાન જાફરી કેસમાં પણ ગુજરાત પોલીસે પુરતી સુરક્ષા પુરી પાડી હતી તપાસપંયના તારણીમાં જે ત્રણ પોલીસ ઉચ્ય અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે તેમાં સંજીવ ભદ્દ રાહ્લ શર્મા અને બી શ્રીકુમારનો સમાવેશ થાય છે

રાજય સરકારે ગોઝારી ઘટના ની તલસ્પર્શી તપાસ માટેજસ્ટીસ જી

નાણાવટી અને જસ્ટીસ અક્ષય એય મહેતાના વડપણ હેઠળ તપાસપંચની રચના કરેલી

દીપડાના સગડ મળે છે પણ આદમખોર તેમને હાથતાળી આપી જાય છે દરમ્યાન અમારા પ્રતિનિધિ ઉમેરે છે કે બગસરાના પાદરમાં આવેલી સિયારામ ગૌશાળા ઉપર એક દીપડો ગઈરાત્રે ત્રાટક્યો હતો અને ત્રણ વાછરડીનું મરણ કર્યું હતું વન વિભાગની ટુકડી તાત્કાલિક ગૌશાળા ઉપર પહોચી હતી અને ત્યાં રહેલા પશુને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરાવ્યુ હતું દીપડાના ત્રાસથી ભયગ્રસ્ત બનેલા ગામડાની શાળાઓમાં ભણવા જતાં વિદ્યાર્થીઓ ડરે છે અને ધોળા દિવસે પણ સિમમાં જવાનું લોકો ટાળી રહ્યા છે

જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતી દ્વારા મુંબઈના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સામે જામનગરની અદાલતમાં એક કરોડના ચેક રીટર્નની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ ડિસમિસ કરવા માટે ફિલ્મ ડાયરેકટર દ્વારા કરાયેલી અરજીને જામનગરની અદાલતે ફગાવી દીધી છે